દૃધ અને દૃધના ઉત્પાદનો સામે પૂર્વગ્રહ પેદા કરતા લેખને ફેસબૂક પેજ સહિત સોશિયલ મીડિયા અને વેબસાઇટ પરથી હટાવવાનો હાઇકોર્ટ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો છે તેમજ તેના લેખ અપલોડ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરતા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા કરાયેલા દાવાના પગલે દિલ્હી હાઇકોર્ટ દ્વારા અમૂલનું સફેદ જૂઠ અને પશુઓના દૂધનું કાળું સત્ય લેખને હટાવવાનો નિર્દેશ આપ્યો છે જે ડીયડેરી ડોટ ઇન વેબસાઇટ અને ફેસબુક પેજ પર મુકવામાં આવ્યા હતા

કેમેશ્વર રાવની સીંગલ જજ બેંચ દ્વારા લેખના અપલોડકર્તાને અન્ય લેખો પ્રકાશિત કરવા પર પ્રતિબંધ મૂક્યો છે દૂધ અને દૂધની બનાવટોનો ખોટો પ્રયાર કરીને દૂધ ઉત્પાદકોને નુકશાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે

સી સી વોર્ડમાં આગ લાગતાં પાંચ દર્દીનાં મૃત્યુ બાદ રાજકોટ મહાનગર પાલિકા તેમજ ફાયર વિભાગ દ્વારા ખાનગી હોસ્પિટલમાં ફાયરના એન ઓ

સી નથી તેમાં હવેથી નવા દર્દીઓ દાખલ કરી શકાશે નહીં તેમ જાહેરનામામાં જણાવાયું છે જે હોસ્પિટલ પાસે ફાયરસેફ્ટીનું એન

સી છે તેમની થાદી ઓફિશ્યલ વેબસાઈટ પર મુકાઈ છે

અને સ્થળના મૂલ્યાંકન માટે અહી રોકાણ કર્યું હતું યુનેસ્કોના પ્રતિનિધિ એ આ મુલાકાત વિષે ક્રાંતિગુરૂ શ્યામજી ક્રુષ્ણ વર્મા યુનિવર્સિટીના વરીષ્ઠ પ્રોફેસર અને પુરાતત્વવિદ પ્રોફેસર મહેશભાઈ ઠક્કરે જણાવ્યુ છે કે યુનેસ્કોના માપદંડ પ્રમાણે ધોળાવીરાનો સમાવેશ વિશ્વ વારસા સ્થળમાં થવાની શક્યતા વધુ છે

બેઠકમાં પડતર પ્રશ્નો અંગે દરેક જિલ્લામાં જઇને સંગઠનની બેઠકો કરી અસરકારક લડત માટેનું જરૂરી માર્ગદર્શન આપવા માટેના કાર્યક્રમોની રૂપરેખા ઘડવામાં આવશે તેવું પ્રમુખ રાજેન્દ્રસિંહ યુડાસમાએ જણાવ્યું હતું દૂધસાગર ડેરી મહેસાણા જિલ્લાની દૂધસાગર ડેરીની ચૂંટણીને લઇને સહકારી રાજકરણ ગરમાયું છે ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ખેરાલુના જોડીયા ગામની મંડળીથી ઉમેદવારી પર લટકતી તલવાર છે તેમનું ઉમેદવારીપત્ર અને વાંધા અરજી અંગેનો નિર્ણય હાઇકોર્ટના નિર્ણયને આધિનતંત્રએ પેઢ્ડિંગ રાખ્યો છે

હવે સૌની નજર જોડીયાથી વિપુલ ચૌધરીની ઉમેદવારીના હાઇકોર્ટના યુકાદા પર છે

ગામમાં વિકાસના કામમાં ઉમેરો થયો છે આ ગામમાં બાકી રહેતા રસ્તા તળાવ ઉડુ કરવાનુ રમત ગમતનું મેદાન અને બાકી રહેતી અન્ય સુવિધાઓ પુરી કરવામાં આવશે

ફેલો તરીકે પસંદગી પામેલા યાર વિદ્યાર્થીઓ પાટણ મહેસાણા બનાસકાંઠા તથા અરવલ્લી જિલ્લાની જિલ્લા માહિતી કચેરી ખાતે કામગીરીમાં જોડાશે ઔષધીય પાક લોકડાઉનના સમયમાં પણ ડાંગ જિલ્લાના ખેડૂતોને ઘરઆંગણે જ રોજગારી મળી રહે તે માટે ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા પીપલાઈદેવી ક્લસ્ટરમાં ઔષધીય પાક એવી સફેદ મુસળી ઉપરાંત મશરૂમ સીતાફળ કેરી લીંબુ કઢીલીમડો વિગેરેનું વાવેતર કરાવીને સ્થાનિક ખેડૂતોની આજીવિકામાં વધારો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો